ભગવાન રામે આજના દિવસે રાવણનો વઘ કર્યો તે નિમિત્તે આસુરી તત્વો ઉપર દૈવી તત્વના વિજયસમાદશેરાની ઉજવણી કરવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિએમ વેંકૈથા નાથડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને દશેરાની શૂભેચ્છાઓ પાઠવીછે દરમિયાન આદ્યશક્ત મા અંબેની આરાધનાનું પર્વ નવરાત્રિનો ગઇકાલે અંતિમ દિવસ હતો વિશ્વ વિખ્યાત સૌથી મોટા એવા નવરાત્રિ પર્વના અંતિમ દિવસે ખેલૈથાઓ મન મુકીને નાચ્યા હતા ઠેરઠેર વહેલી સવાર સુધી રાસ ગરબામાં ઝમતા ખેલેયાઓ જોવા મળ્યા હતા ગઇકાલે મહાનવમી પર્વ નિમિત્તે દુર્ગાપુજા સહિત અનેક માંઇ મંદિરોમાં નવયંડી થજ્ઞ હોમ હવન ચંડીપાઠ મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાથા હતા આજે ઉજવાઈ રહેલા દશેરા પર્વ નિમિત્તે રાજ્યમાં ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમોનું આયોજન કરાયું છે સાથે સાથે શસ્ત્રપુજા વાફનપુજા જેવા કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે આજના દિવસે ખાસ ફાફડા જલેબી ખાવાનો રિવાજ હોય છે રાજ્યમાં વિવિધ સ્થળોએ ગત મોડી રાત્રીથી જ ઠેરઠેર ફાફડા જલેબીના સ્ટોલ ઊભા કરાયા છે જ્યાં વહેલી સવારથી જ લોકોની ભીડ જામી રહી છે ખેલૈથાઓ ગરબી રમી ફાફડા જલેબીની લિજ્જત માણતા નજરે પડી રહ્યા હતા દરમિયાન અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે આજે સાંજે રામયંદ્ર વિજ્યોત્સવ નાટક ભજવવામાં આવશે ત્યારબાદ રાવણદહન કાર્યક્રમ યોજાશે શસ્ત્ર પૂજન બોટાદ શહેરમાં ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા આજે દશેરાના દિવસે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના લોકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી અને ગઢડા રોડ ખાતે શિવમંદિર પાસે શસ્ત્રપૂજા કરવામાં આવી હતી જેમાં હેલમેટની પણ પૂજા કરવામાં આવી હતી

મહેસાણા જીલ્લાના ખેરાલુ વિધાનસભા મતવિસ્તારમાંથી ગ્રામીણ બેન્કો રાષ્ટ્રીય અને ખાનગી બેંકો અને કેન્દ્ર સરકારની આવશ્થક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ હોટલ કારખાના ફાથર બ્રિગેડ અને આવશ્યકસેવા આવતી અન્ય સંસ્થાઓ કચેરીઓમાં સવેતન રજા આપવા જણાવ્યું છે પાટણ પાટણના નવનિયુક્ત જીલ્લા પોલિસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં પાટણ મહેસાણા અને બનાસકાંઠા પર્યાવરણ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા વીજ વિજય પીપળવન વીર વિજય પંખીઘર અને ઇકો ફેન્ડલી થેલીઓના વિતરણનો ત્રિવેણી કાર્યક્રમ પાટમના શહીદ સ્મૃતિ પીપળવન ખાતે યોજાઇ ગયો પર્યાવરણના સંરક્ષમ અને સંવર્ધનનું ઉત્તમ કાર્થ કરનાર સ્વ વિજયભાઇ પટેલને ભાવાંજલિ અર્પિત કરતા આ કાર્યક્રમમાં પાટણના એસ

આ પ્રસંગે પાટણના એસ પી મકવાણાએ પર્યાવરણના જાળવણીના આ કાર્યોને બિરદાવ્યા હતા અને સૌને વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરવા આહવાન કરાયું હતું

જેના અનુસંધાને આજ રોજ લોગોનું અનાવરણ કરતા મેથર બિનાબેન આયાર્થ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

મી

મી

મી

મી મેરેથીન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે ગૌરવ વલસાડની પ્રતિભાશાળી ડેન્ટિસ્ટે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે હાલ વલસાડના તિથલ રોડ ઉપર ડી કેર નામે ક્લિનિક ચલાવતી અને દમણ ડેન્ટલ ક્રોલેજમાં લેક્યરર તરીકે સેવા આપતી ડૉ સીમા યાવડાએ લખેલા એક સંશોધન પત્રને ઓપરેટિવ ડેન્ટિસ્ટ્રી નામના જર્નલચે પ્રકાશિત કરી છે

દાંત કાઢ્યા કાપ્યા કે ઘસ્યા વગર કે દાંત ઉપર કેપ લગાવ્યા વિના દાંત ઉપરના સફેદ ડાઘ દૂર કરવાની સારવાર અંગેનો સંશોધનપત્ર લખ્યો છે સારવારની આ પધ્ધતિ એકદમ નવી છે

સીમાને આ સિદ્ધિની જાણ થતા એના પરિવારજનો એના સિનિથર્સ એના સાથીઓ અને સમાજ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે